પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે

નીતીન પટેલ રસી રાજ્ય સરકાર કોરોનાની રસીનો ખર્ચ શક્ય હશે ત્યાં સુધી નાગરિકો પર આવવા દેવાશે નહીં અને સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે

રાજ્યના આરોગ્ય વિભાગે અન્ય વિભાગો સાથે સંકલન કરીને રસીકરણ માટેની પ્રાથમિક તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે

પ્રથમ તબક્કામાં જે નાગરિકોને રસી આપવાની છે તેનું લીસ્ટ તૈયાર કરી દેવાયું છે ડ્રાયરન સમગ્ર દેશની સાથે સાથે રાજ્યના ચાર જિલ્લાઓમાં ગઇકાલે કોરોના રસીકરણનો ડ્રાયરન એટલે કે પૂર્વાઅભ્યાસ હાથ ધરાયો હતો દાહોદની ઝાડયસ મેડીકલ કોલેજ ભાવનગરની સર ટી જનરલ હોસ્પિટલ વલસાડની જી

મેડીકલ કોલેજ અને આણંદ જિલ્લા હોસ્પિટલમાં કોરોના રસીકરણનો ડ્રાય રન યોજાયો હતો ઉલ્લેખનીય છે કે આ ડ્રાયરનમાં રસી આપવા સિવાયની તમામ પ્રક્રિયાઓ હાથ ધરાઇ હતી જેથી વાસ્તવિક રસીકરણ કામગીરી વખતે આવતી મુશ્કેલીઓની ઓળખ કરી તેને દૂર કરી રસીકરણ કામગીરી વધુ અસરકારક બનાવી શકાય ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે રાજ્યના ગાંધીનગર અને રાજકોટ જિલ્લામાં રસીકરણનો ડ્રાયરન યોજાયો હતો જે દરમ્યાન તમામ પ્રક્રિયામાં કોઇ મોટી સમસ્યા ઉદ્દભવી ન હતી

મુખ્યમંત્રી વિજય રૂપાણી ગીર સોમનાથ જિલ્લાના ઊના ખાતેથી આ યોજનાના બીજા તબક્કાનો આરંભ કરાવશે

રાજ્યમાં એક લાખ કિ મી લાંબી પાઈપલાઈન વિતરણ ના માળખાથી છેવાડાના વિસ્તાર સુધી શુધ્ધ પાણી પહોંચાડાયું છે પંચમહાલ જિલ્લામાં વિકાસ કામોના થયેલા લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં મોરવા હડફ ખાતે હારેડા જૂથ પાણી પૂરવઠા યોજના હાલોમ ખાતે બાયોટેકનીકલ કોલેજ મોરવા હડફ ખાતે આરોગ્ય એન્ડ સાયન્સ કોલેજનું બાંધકામનું અને ગોધરા તાલુકામાં યંચોપા મોડેલ લોકાર્પણ તથા પાનમ જ ળાશય આધારીત ઉદવહનથી તળાવ ભરવાની યોજનાનાં કામો અને પાનમં હાઈવેથી કેનાલ આધારીત ઉદવહનથી તળાવ ભરવાનાં કામોનાં ખાતમુર્ફત સહિત અન્ય કામોનો સમાવેશ થાય છે આ પ્રસંગે શ્રી રૂપાણી એ કબૂતરી ડેમનાં અસરગ્રસ્તોને જમીનની સનદો અને કૃષિ વિભાગની યોજના હેઠળ ખેડૂતોને લાભોનું વિતરણ પણ કર્યું હતું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 વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

શ્રી વસાવાએ રાજ્ય સરકારે શરૂ કરેલી આદિજાતિ કલ્યાણલક્ષી અનેકવિધ યોજનાઓની જાણકારી આપી હતી તેમણે કહ્યું કે સરકારે આદિજાતીના ગામોમાં પીવાનું પાણી પાકા રસ્તા બાળકોના અભ્યાસ માટે આંગણવાડી અને એકલવ્ય મોડલ સ્ક્રલ બનાવી છે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ કાવડેજ ખાતે સંકલિત આદિજાતિ વિકાસ અંતર્ગત ઝુલા બનાવવાની તાલિમાર્થી બહેનોની મુલાકાત લીધી હતી કચ્છ પ્રવાસ શ્રી આશિષ ભાટિયા કચ્છની મુલાકાતે આવેલા રાજ્યના પોલીસ મહાનિર્દેશક શ્રી ભાટિયાએ જણાવ્યું હતું કે દરિયાઇ અને કાંઠાળ વિસ્તારની સુરક્ષા સલામતી વ્યવસ્થા માટે શ્રેણીબદ્ધ વિવિધ પગલાઓ પણ લેવાઇ રહ્યા છે કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલનમાં રહીને પોલીસદળ પણ આવી પ્રવૃત્તિને માટે સજ્જ હોવાનું રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ જણાવ્યું છે